કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે જણાવ્યું કે દેશમાં કોરોના રસીના ઉત્પાદન અને વિતરણ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતનાં તમામ શહેર અને ગામડાઓમાં પીવાનું શુધ્ધ પાણી પુરતી માત્રામાં આપવા આ સરકાર સંકલ્પબધ્ધ છે

આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું છે કે કોરોના રસીનું ઉત્પાદન વિરાટ સ્તર ઉપર હાથ ધરવાની તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે અને દેશવ્યાપી વિતરણનો માર્ગ નક્શો પણ તૈયાર છે

વેક્સિનનું સંશોધન કરતાં વૈજ્ઞાનિક અને ઉત્પાદકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા સંપર્કમાં છે અને સફળતા વહેલી તકે હાથ લાગે તેવી કોશિશ કરી રહ્યા છે કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે દુનિયામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં ઉતરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે

પંચમહાલ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સૌથી પહેલા કોને કોને રસી મૂકવી પડશે તેની માહિતી એકત્ર કરવાનુ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ સહિત કોરોના કામગીરી સાથે સંકળાયેલ તેમજ સંક્રમણનું વધુ જોખમ ધરાવતા સરકારી અર્ધ સરકારી ખાનગી કોન્ટ્રાકચ્યુલ કર્મચારીઓના ડેટા એકત્રીકરણ અને ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સૂચના આપી છે કે કોરોના સંક્રમણનું જોખમ ધરાવતી કોઈ વ્યક્તિ નોંધણીમાંથી બાકાત રહી ન જાય આ ઉપરાંત વેક્સિનેશનના સેશન્સ મેનેજમેન્ટ સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ કોલ્ડ સ્ટોરેજ મેનેજમેન્ટ ઈવિન સોફ્ટવેર કોલ્ડ સ્ટોરેજ ખાતે રીમોટ ટેમ્પરેચર મોનિટરિંગ સહિતની વ્યવસ્થાઓની વિગતવાર માહિતી મેળવતા જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે

કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ઓનલાઇન યોગ સ્નેહ મિલન કાર્યક્રમમાં બોલતા શ્રી માંડવિયાએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ વિકાસની સાથે સ્વાસ્થ્યને જોડવા માટે કરેલી અદભૂત પહેલનો દુનિયામાં જોટો જડે તેમ નથી તેમણે રાજ્યના નાગરિકોને યોગ ક્રિયામાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો

ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા લોક સેવાની ઉમદા કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયો છે આ સંસ્થા અમેરિકાના ન્યૂજર્સી ખાતે કાર્યરત છે સતત છ વખતથી લોકસભામાં યૂંટાતા મનસુખભાઇ વસાવાને તેમની સામાજિક રાજકીય અને સમાજના વિકાસમાં ઉમદા રચનાત્મક સેવાકીય કાર્યો બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન કંપનીના ફાઉન્ડર મિહિર બ્રહ્મભદ અને તેમના ડેલીગેસન અને વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે

જેમાં મહેસૂલ વિભાગના અધિક સંયુક્ત નાયબ સચિવશ્રીતપાસ આ સમિતિના સભ્ય અને મહેસૂલ વિભાગના અધિક સંયુક્ત નાયબ સચિવશ્રીમહેકમ આ સમિતિના સભ્ય સચિવ રહેશે

ભારત બંધના એલાનને ગુજરાતની જનતાનો ટેકો મહદ અંશે મળ્યો નથી તેવા અહેવાલ જીલ્લાવાર પ્રતિનિધિઓ પાસેથી મળ્યા છે અનેક ગામ શહેરમાં સ્વેચ્છાએ ખુલેલા બજાર બંધ કરાવવા નીકળેલા તત્વી સાથે તંત્રએ કડક હાથે કામ લઈ અનેકની અટકાયત કરી છે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં વેપાર ધંધાને કોઈ અસર દેખાઈ નથી તો જનજીવન પણ રાબેતા મુજબ ચાલતું રહ્યું હતું અલબત કાયદો વ્યવસ્થામાં વિક્ષેપનો પ્રયત્ન કરનાર રાજકીય કાર્યકરોને પોલીસ તંત્રએ ઠેર ઠેર નાકામિયાબ બનાવ્યા હોવાના અહેવાલ છે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 વડોદરામાં વેપારી મંડળોએ બજાર ખુલ્લા રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ કોંગ્રેસના કાર્યકરો એ હાઇવે ઉપર ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કરતાં પોલિસે તેમની અટકાયત કરી હતી રાજકોટ માં બજાર બંધ કરવા માટે અરાજકતા ફેલાવી શકે તેવા તત્વોને પોલીસે વહેલી સવારથી જ અટકાયતમાં લઈ ઘર્ષણ ટાબ્યું હતું સુરતમાં હીરા અને ટેક્ષટાઈલ બજાર બંધ કરાવવા માટેની કોશિશ કોંગ્રેસના કાર્યકરોએ કરી હતી પરંતુ પોલીસ ટુકડી એ સમયસૂયકતા વાપરી આગેવાન તથા કાર્યકરોને પકડી લીધા હતા નવસારી ચિખલી અને બીલીમોરામાં પણ કોંગ્રેસ કાર્યકરોને પોલીસે પકડીને વેપારીઓ ભય વગર દુકાનો ખુલ્લી રાખી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે અને તેમનું જીવન ધોરણ ઊંયું આવે તે હેતુથી વિવિધ સહકારી યોજનાઓ બનાવી છે આનો લાભ પાટણ જિલ્લાના છેવાડાના ગામ રાધનપુર તાલુકાના કામલપુર ગામના પ્રગતિશીલ ખેડૂત જેસંગભાઈએ બાગાયતી ખેતી અપનાવી છે તેમણે રાષ્ટ્રીય ક઼ષિ વિકાસ યોજના હેઠળ બે લાખની સબસિડી લઈ ખેતરમાં જ પાક સંગ્રહ થાય તે માટે ગોડાઉન બનાવ્યું

આગ ભીષણ હોવાથી મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે પંચમહાલ જિલ્લામાં પ્રવાસન સમિતીની બેઠક યોજાઈ હતી બેઠકમાં પાવાગઢ પરિક્રમાના માર્ગ માટે વોક વે પાથ વે સહિતની આવશ્યક સુવિધાઓ પાવાગઢ મંદિર અને ડુંગરના માર્ગો પર સાઈનેજીસ સહિતના કામોને મંજુરી આપી હતી પંચમહોત્સવની સાઈટ અને વિવિધ સ્થાપત્યોની યોજના બાબતે ટુડાકુંડ સાઈટના વિકાસ સંચાલન ઉપરાંત ગોધરાના કનેલાવ તળાવના બ્યુટીફિકેશનના અને ડેવલપમેન્ટ પ્લાન વિશે માહિતી મેળવી ઝડપી બનાવવા સૂચના આપી હતી